પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અખિલ ભારત ટેકનિકલ શિક્ષણ પરિષદના સ્માર્ટ ઇન્ડિથા હેકાથોનને આજે બપોરે સંબોધન કરશે કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ સહિત જનજીવન સામાન્ય બનાવવા જાહેર કરેલી માર્ગદર્શિકાના નિયમો આજથી અમલમાં આવશે

બી આઈ સાથે વિચારણા શરૃ કરી છે

તેઓ આ અપ્રસંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરશે તથા નવી રાષ્ટ્રીય શિક્ષણનીતી અંગે સંબોધન કરશે આપણા જીવનમાં જોવા મળતી સમસ્યાઓ ઉકેલવા વિદ્યાર્થીઓને પ્રોત્સાફન આપવા સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની રાષ્ટ્રીય સ્તરની પહેલ ફાથ ધરાઈ છે ઓનલાઈન માધ્યમથી સમગ્ર દેશના સ્પર્ધકોને જોડતા ગ્રાન્ડ ફિનાલેમાં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે

રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મળેલા પ્રતિભાવો તથા કેન્દ્રના જુદાં જુદાં વિભાગો સાથેની મસલતોના આધારે છૂટછાટના નવા નિયમો ઘડવામાં આવ્યા છે નવી છ્ટછાટમાં આજથી રાત્રિ દરમિયાન હેરફેર પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે એવી જ રીતે સામાજિક અંતર અને અન્ય નિયમો જાળવીને યોગ તથા જીમ આગામી પાંચમી ઓગસ્ટથી ફરી શરૃ કરવાની મંજુરી આપી છે

બી આઈ

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે તાકીદની ધિરાણ સુવિધા હેઠળ આવરી લેવાયેલા એમ

ને બેન્કો વિચારણા આપવાનો ઇન્કાર કરી શકે નહીં

આ અંગેની વિચારણા પૂર્ણ થતાં ઉદ્યોગોને તેની વિગતવાર જાણ કરાશે તેમણે કહ્યું કે આરોગ્ય સંભાળ અને અન્ય ઉત્પાદનો પરનો જીઐસટી ઘટાડવાનો નિર્ણય જીએસટી પરિષદ લેશે એવી જ રીતે હોસ્પિટાલીટી ક્ષેત્રની માંગણીઓ અંગે પણ નાણામંત્રાલય આર બી આઈ સાથે ચર્ચા કરી રહ્યું છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું કે આ આર્થિક સહાય વિવિધ અન્ન આધારિત ભાગીદારી અને કૃષિ વેપાર ખાદ્ય ટેકનોલોજી અને મૂલ્યવર્ધન ક્ષેત્રે કૃષિ વેપાર સંબંધિત નવી કંપનીઓને આપવામાં આવશે તેમણે કહ્યું કે ભંડીળની આ વ્યવસ્થા કૃષિ ઉદ્યમ વિકાસ કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે

તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કંપનીઓને પ્રોત્સાહિત કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવાનો અને યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો છે

આ માટે તેનો પ્રતિક ચિન્હ બનાવવા ડિઝાઈન અને રચનાત્મક સૂચનો માંગ્યા છે